ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને પદ્મનાભ મફતલાલ ગૃપ સાથે મળીને આ પ્રોજેકટ કરશે વહાણવટા ઉદ્યોગમાં ભાવનગર ના ઘોઘા બંદરનું સ્થાન ખાસ્સું ઉન્નત બનાવતા આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કામાં રૂ

આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણા ડી કે અંજાર પ્રાંત અધિકારી વીમલ જોષી ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા

ટી ઈ

જ્યારે કોરોનાને લીધે મૃત્યુ આંક પપ થયો છે

જે અંતર્ગત ચાલુ વર્ષે પણ હિન્દી પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું કાર્યક્રમ અધિકારી પ્રેરક વૈદ્ય દ્વારા આયોજન કરાયું છે આ સમગ્ર પખવાડિયા દરમિયાન નિબંધ સુલેખન વાકપ્રતિયોગીતા સહિતનું આયોજન કરાયું છે

લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનના સંચાલન માટે સ્થાનિક તંત્ર સજજ બની ગયું છે આ સ્પેશિયલ ઉતારું ટ્રેનની પ્રથમ ટ્રીપમાં જ ગાંધીધામથી નોંધપાત્ર પ્રવાસીઓ સફર કરશે